જાણીતા ગુજરાતી કલાકારો પુરૂષોત્તમ ઉપાધ્યાય પાર્થિવ ગોહિલ કિંજલ દવે કીર્તિદાન ગઢવી સાઈરામ દવે સોમવારે મોટેરા સ્ટેડિયમ પર કલા રજુ કરશે આજે મોટેરા સ્ટેડિયમ ખાતે પત્રકારોને આ માહિતી આપતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું કે હિન્દી ગાયક કલાકાર કૈલાશ ખેર પણ આ કાર્યક્રમમાં જીવંત પરફોર્મન્સ કરશે

જેમાં ટૂંકી ફિલ્મો ડોક્વ્મેન્ટરીઓ એનિમેટેડ ફિલ્મ અને કેમ્પસ ફિલ્મોનું સમાવેશ થાય છે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

નમો એપ ઓપન મંચ અથવા માઇ જી ઓ વી પર વિયારો અને સૂચનો આ શનિવાર સુધી મોકલી શકે છે

વહાણવટા મંત્રાલયે પાંચ વર્ષના ગાળા માટે આઇ

ટી એસ શ્રી શુકલાની ડીપીટી ઉપાઘ્યક્ષ તરીકે નિયુકિત કરી હતી

છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં વિના વિકેટે રર રન બનાવ્યા છે

જે અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં ચાલુ વર્ષે તમાકુ નિયંત્રણ માટે તાલીમ અપાઇ ફતી